ડી

હરીપ્રસાદને હરાવી ચૂંટાઈ આવ્યા છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના ઉપસભાપતિ પદે ચૂંટાઈ આવ્યા બદલ શ્રી હરિવંશને અભિનંદન પાઠવ્યા છે

શ્રી વિજય રૂપાણીએ નિઝરના સભા સ્થળે પહોંચ્યા બાદ આદિવાસીઓના દેવી દેવતાઓને પ્રષ્પો ચઢાવી નમન કર્યું હતું

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કેરાજયભરનાં જમીનના તમામ સર્વે નંબરોન્ડ્ સેટેલાઈટ દ્વારા ડિઝીટલાઈઝેશન કરવા માટે જમીન માપણી અંગે જમીન રી સરવેની કામગીરી હાથ ધરી છે

સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવા જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે ભુજ ખાતે આયોજનમંડળના સભાખંડમાં એક બેઠક યોજવામાં આવી હતી જિલ્લા કલેકટર રેમ્યા મોહને વિવિધ વિભાગો ને ત્રિરંગાયાત્રાના કાર્યક્રમ સંદર્ભે માર્ગદર્શન આપી સ્ર્યાસ્તના સમય પહેલા રાષ્ટ્રધ્વજના સન્માનને ધ્યાને લઇ સમય ચૂસ્તતા જાળવવા જણાવ્યું હતું

તિરંગા સાથેના બાઇકસવારો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો બાઇક સવારીથી જોડાશે આ ઉપરાંત પોલીસ સ્ટ્ડન્ટ કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી તેમજ એનએસએસ સહિત સ્વામી વિવેકાનંદ યુવક મંડળ અને મહિલા મંડળા સભ્યોનાગરિકો સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ જોડાશે

આ બંને ટ્રેનના પ્રવાસીઓને પાલનપુરમાં રાજધાની અને આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનો દિલ્હી જવાનો વિકલ્પ મળી રહેશે

ખાસ કરીને અમદાવાદ બનાસકાંઠા જિલ્લાઓમાં એક થી બે વરસાદ નોંધાયો જાણવા મળે છે જો કેકચ્છમાં આકાશ ઘેરાયેલું હોવા છતાં કોઈ પણ સ્થળેથી વરસાદ થતા હોવાના સમાચાર નથી

પાંચ ટેસ્ટમેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ એક શૂન્યની સરસાઈ ધરાવે છે